વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવી દિલ્હીમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ભારતની પાડોશી પ્રથમ નીતિ મુજબ કિરગીઝ રિપબ્લિકના રાષ્ટ્રપ્રમુખ અને શાંઘાઈ સહકાર સંગઠનના હાલના પ્રમુખને તેમજ મોરિશયસના પ્રધાનમંત્રીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બિમસ્ટેક એ બે બંગાળના ઉપસાગર નજીક આવેલા દેશોનું સંગઠન છે જેમાં ભારત સહિત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઇલેન્ડ નેપાળ અને ભૂતાન ભૂમીય દેશ છે શ્રી મોદી ગૂરૂવારે સાંજે બીજી મુદત માટે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિભવન ખાતે પ્રધાનમંત્રી અને અન્ય મંત્રીઓને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવશે

તેઓ વીર સાવરકર નામથી ઓળખાતા હતા બ્રિટીશ સરકાર સામે લડનાર તેઓ એક ક્રાંતિકારી હતા તેમના જન્મજયંતિના અવસર પર તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણલ કરવા સંસદના સેન્ટ્રલ હોલ ખાતે આજે ખાસ સમારોહનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીએ એક ટવીટ સંદેશામાં વિનાયક દામોદર સાવરકરને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડ્એ વિનાયક દામોદર સાવરકરને તેમના જન્મજયંતિના અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરી છે એક ટવીટ સંદેશામાં શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આઝાદીની લડાઇમાં શ્રી સાવરકરે આપેલા યોગદાનનું દેશ હંમેશા યાદ કરશે તેમણે જણાવ્યું હતું કે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત સાવરકર એક બુદ્ધિશાળી સુધારક પણ હતા ગૃહ રાજ્યમંત્રી રાજનાથસિંહે તેમના સંદેશામાં જણાવ્યું હતું કે આઝાદીની લડાઇમાં સાવરકરે બતાવેલી બહાદુરી આવનાર પેઢીને પ્રેરણા આપશે

પ્રેમા ખાંડુને વિધાનસભા દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારબાદ પ્રેમા ખાંડુએ રાજ્યપાલ ડોકટર બી

મિશ્રાથી મળીને સરકાર બનાવવા માટે દાવો કર્યો હતો પ્રેમા ખાંડુએ ગઇકાલે રાજીનામું રાજ્યપાલને આપ્યું હતું

ગઇકાલે એક ખાનગી ટેલીવિઝન ચેનલ સાથેની વાતચીતમાં નવીન પટનાયકે કહ્યું કે પોતાના પરિવારમાંથી કોઇ પમ સભ્ય મારો ઉત્તરાધિકારી નહીં હોય શ્રી પટનાયક આવતીકાલે સતત પાંચ વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે

જયારે અન્ય પાંચ જણ સારવાર હેઠળ છે

પ્રવિણકુમાર સિંહે આકાશવાણીને જણાવ્યું હતું રાણીગંજ ગામડાના પાંચ જણાના જિલ્લા મથકે આવેલી પ્રમાણિત દ્વકાનમાંથી દારૂ સેવન કર્યા બાદ મોત નિપજયા હતા જયારે અન્ય પાંચ જણા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે

અને સર્કલ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે આ ઘટના માટે જવાબદાર લોકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ તપાસ હાલ ચાલી રહી છે મૃત્યાંકમાં વધારો થવાની સંભાવના છે આ ઘટનામાં રામનગર પોલીસ સ્ટેશનના પી આઈ અને સર્કલ ઓફિસર સસ્પેન્ડ કરાયા છે

આંગોલાઇ ગામ નજીક બે જીપ અથડાતાં આ અકસ્માત થયો હતો ઘવાયેલાઓને જોધપુરની મથુરદાસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવી છે

ડી

સી

નું વિશેષ દળ કોબરા અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમ કુચાઇ જિલ્લાના વનક્ષેત્રમાં સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે આજે સવારે પાંચ વાગે વિસ્ફોટ થયો હતો આ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે

બી આઈ સામે રજૂ થવા માટે સમયની માંગણી કરી છે સીબીઆઈએ રવિવારે શારદા ચીટફંડ કૌભાંડના કેસમાં રાજીવ્કમારને સોમવારે સવારે કોલકતામાં તેમના કાર્યાલયમાં હાજર રહેવા માટે નોટીસ પાઠવી હતી સુત્રોના જણાવ્યા મુજબ રાજીવકુમારને સીબીઆઈને પત્ર લખીને ત્રણ દિવસની રજા પર રહેવાના કારણે સીબીઆઈ કાર્યાલયમાં હાજર નહીં રહી શકે

ઓડિશામાં ચાલુ વર્ષે તાપમાન વધતા સરોવર તળાવો અને કુવાનું પાણી સુકાઇ ગયું છે અને ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ છે આંધ્રપ્રદેશમાં હીટવેવની સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે

કેન્દ્રિય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એક ટવીટમાં જણાવ્યા પ્રમાણે હવે રાષ્ટ્રની વૈશ્વિક સ્તરે નોંધપાત્ર વૃદ્ધિ થવાની શકયતા છે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગઇકાલે કેન્યાના નેરોબીમાં યુ એન હેબિટેટ એસેમ્બલીની કાર્યકારી સમિતિને ભારતને પ્રથમ વખત ચૂંટવામાં આવ્યું હતું યુ એન હેબિટેટ એસેમ્બલીની વિષય વસ્તુ શહેરો અને સમુદાયોમાં જીવનની બહેતર ગુણવત્તા માટે નવીનતા છે

તેઓ આજે તેમની પહેલી બેઠક યોજશે માલદિવ ડેમોક્રેટિક પક્ષનું નેતૃત્વ કરનાર નશીદને ગઇરાત્રે નવા ચ્રંટાયેલા સાંસદો દ્વારા અધ્યક્ષ તરીકે ચ્રંટવામાં આવ્યા હતા

પક્ષના અન્ય સાંસદ ઇવા અબ્દુલ્લાને નાયબ અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મહંમત સોલિગે બંનેને અભિનંદન પાઠવ્યા હતા દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદો આજે શપથ લેશે

આઈ એસ એફ

આની પહેલા યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ પણ પુરૂષો માટેની દસ મીટર એર પિસ્તોલમાં નવા વિશ્વ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે

શરૂઆતના રાઉન્ડમાં ભારતના રોહન બોપાન્ના અને રોમાનીયાના સાથી મેરીયસ કોપીલનો મુકાબલો દક્ષિણ આફિકાના રવેન કલાસની અને ન્યુઝીલેન્ડના માઇકેલ વિનસ સાથે થશે જયારે લિએન્ડર પેસ દિવીજ શરણ અને જીવન નેડુચેરિયન પોતાના સાથીઓ સાથે પહેલા રાઉન્ડમાં રમશે એકલ સ્પર્ધામાં એકમાત્ર ભારતીય ખેલાડી પ્રજ્ઞેશ ગુન્નેશ્વરન શરૂઆતના રાઉન્ડમાં જ સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે